કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે દેશમાં કોઈ પણ આકાશવાણી કેન્દ્ર બંધ કે ડાઉનગ્રેડ થશે નહીં

બાબરા નગરપાલિકામાં ગઇકાલ સુધી એકપણ ઉમેદવારીપત્ર ભરાયું નથી

જેમાં મોટાભાગના ઉમેદવારીપત્રો ભાજપ અને અપક્ષ ઉમેદવારોના છે

ભાજપના પ્રદેશ કાર્યલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા તૈયાર કરાયેલ પ્રચાર પ્રસાર સાહિત્યનું નિદર્શન ગઇકાલે યોજવામાં આવ્યું

આ બધી જ સામગ્રી બુથ સુધી કાર્યકર્તા સુધી પ્રજા સુધી પહોંચે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે

હજુ સુધી રસીને કારણે એક પણ વ્યક્તિને ગંભીર આડઅસર જોવા મળી નથી

વિદ્યાર્થીઓ રેગ્યુલર ફી સાથે આ આવેદનપત્રો આગામી બારમી માર્ચ સુધી ઓનલાઈન માધ્યમથી ભરી શકશે

જેની જરૂરી વિગતો બોર્ડની વેબસાઈટ ઉપર મૂકવામાં આવી છે

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે દેશમાં કોઈ પણ આકાશવાણી કેન્દ્ર બંધ કે ડાઉનગ્રેડ થશે નહીં પ્રશ્નકાળ દરમિયાન લોકસભામાં જવાબો આપતાં શ્રી જાવડેકરે કહ્યું કે કોવીડ પરિસ્થિતિમાં તમામ ક્ષેત્રોને અસર થઈ છે અને એમાં આકાશવાણી અને એફએમ રેડિયો પણ ચોક્કસપણે ભોગ બન્યું છે

તેમણે ખાતરી આપી છે કે રોગયાળા દરમિયાન કામ કરી રહેલા કર્મચારીઓ ખૂબ જ જલ્દી પાછા ફરશે

ત્યારબાદ અન્ય મહાનગરોમાં પણ ફાયર સેફ્ટી ઓફિસરોને ટ્રેનીંગ આપવાની શરૂઆત કરવામાં આવશે

આ દ્રેનીંગથી શહેરની વસાહતોને ફાયર સેફ્ટી અંગેની માહિતી પુરી પાડશે તેમજ મેન્ટેનન્સ અને સેવા પણ પુરી પાડશે આ તાલીમનો સમયગાળો એક માસનો રહેશે આ તાલીમ ત્રણ પ્રકારની રહેશે જનરલ એડવાન્સ અને સ્પેશિયલ જેમાં જનરલ દ્રેનીંગ સૌ પ્રથમ રાજકોટ સહીત ગુજરાતના ત્રણ મહાનગરોમાં શરૂ કરવામાં આવશે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા સ્થળોએ લધુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં સહેજ વધારે નોંધાયું છે સૌથી ઓછું નવ ડિગ્રી સેલ્સીયસ લધુત્તમ તાપમાન કચ્છના નલીયામાં નોંધાયું હતું

મહેસાણા જીલ્લામાં ખેડૂતોને સબસીડીવાળા લીંબુના છોડ મળી રહે તે માટે નેશનલ હોર્ટીકલ્યર બોર્ડ દ્વારા મહેસાણા જીલ્લાની ત્રણ નર્સરીઓને માન્યતા આપવામાં આવી છે

જી